જી સાત બેઠક સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ

ચિદમ્બરમને કોઇ રાહત ન આપી સોમવારે વધુ સુનાવણી થશે

વી સિંધુ સેમીફાઇનલમાં પહોંચી

આજે પેરિસમાં પત્રકારોને માહીતી આપતાં તેમણે કહ્યું કે ભારત અને ફાન્સ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વૈશ્વિક સ્તરે મહત્વના સંબંધો ધરાવે છે આગામી જી સાત બેઠકને અનુલક્ષીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સમસ્યાઓ જેવા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા શ્રી ગોખલેએ કહ્યું કે ફેન્ય રાષ્ટ્રપતિએ સ્પષ્ટ જણાવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેના પ્રશ્નો દ્વીપક્ષી રીતે ઉકેલાવા જાઇએ પ્રધાનમંત્રીએ આજે ફેન્ચ પ્રધાનમંત્રી એડવર્ડ ફીલીપ સાથે પણ ચર્ચા કરી હતી બાદમાં શ્રી મોદીએ યુનેસ્કો હોલમાં મૂળ ભારતીથોને સંબોધન કર્યું હતું

ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં શ્રી મોદી આજે રાત્રે સંયુક્ત આરબ અમીરાત પહોંયશે આવતીકાલે તેમને સર્વોચ્ય સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનવામાં આવશે તેઓ પાટવીકુંવર શેખ મહંમદ બીન ઝાયેદ સાથે બેઠક યોજશે અને રૂપે કાર્ડ શરૂ કરશે તેઓ બહેરિન જશે અને તેના રાજવી શેખ હમદ બીન ઇસા સાથે બેઠક કરશે અને જીર્ણોદ્વાર કરાયેલા શ્રીનાથજી મંદિરને ખૂલ્લું મૂકસે તેઓ જી સાત દેશોની બેઠકમાં હાજરી આપવા ફાન્સ પરત ફરશે

મૂડીબજારમાં મૂડીરોકાણ આકર્ષવા નાણાંબીલમાં લાગુ કરાયેલા વધારાના સરયાર્જને રદ કરાયો છે નવી દિલ્ફીમાં પત્રકારો સમક્ષ જાહેરાત કરતાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે ક્રોર્પોરેટ સામાજિક જવાબદારી ભંગને ગુનાઇત નહીં પરંતુ દીવાની બાબત ગણાશે કરદાતાઓને હેરાનગતિ ટાળવા કમ્પ્યુટર આધારીત કરવેરા નોટીસ આપવામાં આવશે સરકારે સ્ટાર્ટઅપ અને તેના મૂડીરોકાણની જાગવાઇઓ પર લાગુ કરેલા એન્જલ ટેક્ષને પાછો ખેંચી લીધો છે આ ઉપરાંત સ્ટાર્ટઅપના પ્રશ્નો ઉકેલવા કરવેરા બોર્ડના સભ્યના અધ્યક્ષપદે એકમ ઉભું કરાશે તે સ્ટાર્ટઅપના કરવેરાના પ્રશ્નો હલ કરશે

તેનાથી કોપોરિટ અને લધુ મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને ઘિરાણમાં લાભ મળશે બેન્કો આ પ્રવાહીતાના ઘિરાણદર ઘટાડીને ગ્રાહકોને લાભ આપશે સુશ્રી સીતારમણે વિદેશી મૂડીરોકાણકારો પર લાગુ કરેલા વધારાના સરયાજને અન્ય દેશોની તુલનાએ ભારતનો વૃદ્ધિદર સારો છે અમેરિકા અને ચીન કરતાં ઘણો સારો છે

વિશ્વમાં માંગ ઘટી રહી છે

પંચની રચનાનાં દસ વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સુશ્રી સીતારમણે કહ્યું કે નવી અર્થવ્યવસ્થા સંદર્ભમાં પંયની સામે ઘણા પડકારો છે

ઓસ્ટ્રેલિયાના કેનબરા ખાતે એફએટીએફની બે દિવસ સુધી યાલેલી બેઠકમાં યર્યાના અંતે આ નિર્ણય લેવાયો હતો

સલામતિ કર્મચારીઓના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ઘટાડવામાં આવ્યો નથી

તેમને વિવિધ ચોકીઓ પર ગોઠવાથેલા બંદોબસ્ત અંગે માહિતી આપવામાં આવી હતી નિયંત્રણ રેખા પર શવિરામ ભંગનો વળતો જવાબ આપવાની ગોઠવણ તેમણે વાજબી ગણાવી હતી

આકાશવાણી અને દૂરદર્શનના તમામ કેન્દ્રો પર આ કાર્યક્રમ પ્રસારિત કરશે

પર પણ સાંભળી શકાશે તથા યુ ટયુબ ચેનલ પર પણ મળી રહેશે તેને પ્રાદેશિક ભાષાઓમાં રાત્રે આઠ વાગે પ્રસારિત કરાશે

ચિદમ્બરમને પોલીસ કસ્ટડીમાં રાખવાના સીબીઆઇના કેસમાં સર્વોચ્ય અદાલતે કોઇ દખલ કરી નથી

જા કે આઇએનએકસ મીડીયા કેસમાં ઇડી દ્વારા કરાયેલા કેસમાં તેમની સુરક્ષા ચાલુ રાખવામાં આવી છે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશોશ્રી આર

એસ બોપન્નાની ખંડપીઠે વધુ સુનાવણી સોમવારે રાખી છે શ્રી ચિદમ્બરમ સામે આઇએનએકસ મીડીયા કેસમાં સીબીઆઇ અને ઇડી બન્ને દ્વારા કેસ કરાયેલા છે

અભિયાન માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર રાજયો જિલ્લાઓ તાલુકાઓ અને આંગણવાડી કાર્યકરોને આ એવોર્ડ અપાયા હતા

આ પ્રસંગે સુશ્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે દેશ કુપોષણમુક્ત બને તે માટે સફયોગી સંસ્થાઓના સહકારથી લક્ષ્ય સિદ્ધ કરાશે

તેમાં એક પાકિસ્તાનથી અને પાંચ શ્રીલંકામાંથી ઘુસ્યા હોવાની માહીતી છે

મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજીએ ઘવાયેલાઓની કોલકાતાની હોસ્પીટલમાં ખબર પૂછી હતી રાજય સરકારે મૃતકોના સંબંધીને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે